મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ગુજરાતથી ઉજવણીના આરંભના અવસરના આયોજનને ઓપ આપવા રાજ્યકક્ષાની સમિતિની બેઠક યોજાઈ હતી મુખ્યમંત્રીએ કહ્યું કે ડાઇ ફોર ધ નેશનના મંત્રથી મળેલી આઝાદીનો શાશ્વત ભાવ વર્તમાન પેઢીમાં લીવ ફોર ધ નેશનથી ઉજાગર કરાશે ગાંધીજી અને સ્વતંત્રતા સંગ્રામ સાથે જોડાયેલા સ્થળોમાંથી પોરબંદર રાજકો વડોદરા બારડોલી માંડવી અને દાંડીમાં મો ા કાર્યક્રમો થશે

આઝાદી અમૃત મહોત્સવ સાથે સ્વસ્છતા અભિયાન પર્યાવરણ રક્ષા જળ સંચય જેવા સામાજિક પરિવર્તનના વિષયો પ્રત્યે પણ જનયેતના જગાવાશે

એ આ અંગે જણાવ્યું હતું કે

ખાતે તથા અન્ય એક માંડવી તથા ભુજ ખાતે

યોજાનાર છે અંજલિ આપતા ભજન સહિતના કાર્યક્રમો યોજાશે

નેહલ ઠક્કર કચ્છમાં ગુગળની ખેતી ભુજમાં વન ચેતનાં કેન્દ્ર ખાતે ગુગળની ખેતીને વેગ આપવા માો બે દિવસની કાર્યશાળા યોજાઈ ગઈ જેનું ઉદ્વા ન આયુષ મંત્રાલય વરીષ્ઠ અધિકારી વૈધ રાજેશ કોોચાએ કર્યું હતું કચ્છમાં ગુગળના વાવેતર તથા ગુંદના ઉત્પાદન બાબતે તાલીમાર્થીઓને વાકેફ કરવા માો નાની રેલડી ગામે આવેલ આયુર્વેદિક નર્સરી ખાતે લઈ જવાયો હતો પૂર્વ કચ્છમાં લેર જંગલ વિસ્તારમાં કુદરતી રીતે ઊગેલ ગુગળના વૃક્ષથી પણ સૌને વાકેફ કરાયા હતા

ગુગળ એક ઔષધીય વનસ્પતિ હોવાથી તેને લુપ્ત થઈ બચાવવા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે

કે ની અધ્યક્ષતા હેઠળ યોજાઇ હતી વાસ્મો ભુજ કચેરી દ્વારા નવી તૈયાર કરવામાં આવેલી કુલ રૂ